અને જો દંડની રકમ ભરે નહિં તો છ માસ વ્ધુ કેદ ભોગવવાનો હુકમ કરાયો છે ગત શુક્રવારે સેશન્સ કોર્ટે આરોપીઓને પુરતા પુરાવાના આધારે દોષિત જાહેર કર્યા હતા

સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી રહી હતી કેસ દરમિયાન નારાયજ્ઞ સાંઈ સિવાયના ચાર આરોપીને જામીન મળી ગયા હતા જ્યારે નારાયણ સાંઈને લાજપોર જેલમાં રખાયો હતો

આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ઉનાળામાં પીવાનું પાણી રાજ્યમાં સર્વત્ર મળી રહે છે માટે નર્મદા યોજનાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન સરકારે કર્યું છે

નર્મદાનું પાઙી જેમના માટે અત્યંત જરૂરી છે

તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ઓછો થયો હોવાથી રાજ્ય સરકારે માળિયા તથા વલભીપુર જેવી બ્રાન્ચ કેનાલ ચાલુ રાખી પીવાનું પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે

મી પાઇપ લાઇન નાંખવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

અંજારથી કુકમા વચ્ચે પાઇપલાઇનનું કામ પુરૂ થતાં ભૂજ બન્ની લખપત અબડાસા વિસ્તારને વધારાનું ત્રણ કરોડ લીટર પાણી ઉપલબ્ધ બન્યું છે

ફલેટ સુધારા વિધેયક સોસાયટીના પુનઃવિકાસ અંગેના વિધાનસભાએ પસાર કરેલા ખરડાને રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે જુના મકાનોમાં પુનઃ નિર્માણ પુનઃ વિકાસ માટે મકાનના તમામ સભ્યોની મંજુરી જરૂરી હોઇ તમામની મંજુરી વગર પુનઃનિર્માણ કરી શકાતું ન હતું જેના કારણે આવા મકાનોના રહીશોના જીવને જોખમની સંભાવના રહેલી છે આ મુશ્કેલી નિવારવા વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરાયું હતું

રાજ્યપાલની મંજુરી બાદ આ વિધેયક રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયું હતું જેને રાષ્ટ્રપતિશ્રી એ મંજુર કર્યું છે ચેઇન સ્નેચીંગ ચેઇન સ્નેચીંગ કે ચીલ ઝડપ માટે કડક સજાની જોગવાઇ કરતા ખરડાને રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે મહિલાઓના મંગળસુત્ર ચેઇન સ્નેચીંગ જેવી ઘટનાઓને અંકુશમાં લેવા આઇ

માં નવી કલમો ઉમેરી સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કર્યું હતું

પ્રદિપસિંહ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રામોલ સામૂહિક દુષ્કર્મ કેસ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને રાજ્ય સરકાર દ્વારા ઘટનાની ન્યાયીક તપાસ માટે સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે શ્રી જાડેજાએ કહ્યું કે રાજ્ય સરકારે ઘટનાની સંવેદના ધ્યાને લઇ સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી

તેમણે ઉમેર્યું કે પીડીતાની માનસિક હાલત નાજૂક હોવાના કારણે તેણી દ્વારા અધૂરી માહિતી આપવામાં આવી હોવાથી ઘટનાની તપાસમાં વિલંબ થાય છે રાજ્ય સરકાર દ્વારા ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ છે ચોથા આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે વદુ પડતી ગર્ભ નિરોધક દવાઓ લેવાના કારણે પીડીતાના પેટમાં બાળકનું મૃત્યું થયું હતું જેના પરિણામે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે પીડીતાનું મોત થયું હતું શ્રી જાડેજાએ કહ્યું કે પીડીતા તથા મૃત બાળકના ડી એન એ નમૂનાઓ ફોરેન્સીક લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે તથા આરોપીઓના ડી

સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલી અપાયા છે

વૈષ્ણવ મંદિરોમાં આજે વિશેષ ઓચ્છવ અને કીર્તન રાખવામાં આવ્યાં હતાં

મોરબી ખાતે આવેલી મહાપ્રભુજીની પ્રસાદીની બેઠકમાં તેમના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વૈષ્ણવ સંપ્રદાયમાં અત્યંત પૂજનીય ગણાતી મહાપ્રભુજીની બેઠક પૈકી પંચાવનમી બેઠક મોરબી ખાતે આવેલી છે પ્રસાદીની આ બેઠક સાથે પરમ શ્રદ્ધાપૂર્વક જોડાયેલા વૈષ્ણવ પરિવાર કૃષ્ણભક્તિના તમામ ઉત્સવ ઉમંગભેર ઉજવે છે હવામાન રાજ્યમાં ફરી વળેલું ગરમીનું કાળઝાળ મોજું આજે પણ યથાવત રહ્યું છે સુરત પોરબંદર કચ્છ દીવ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે હિટવેવની સ્થિતિ જોવા મળી હતી

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ કચ્છ દિવ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરાઇ છે

ટેકરાળ ભૂગોળ ધરાવતા ડાંગ જિલ્લામાં અતિવ્રષ્ટિ અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતની સાથે માર્ગ અકસ્માત જેવી માનવ સર્જીત દુર્ઘટના અવારનવાર બનતી હોવાથી જાનમાલને થતું નુકશાન ઘટાડવા માટે આવો નિર્ણય લેવાયો છે બીજી બાજુ ચોમાસા પહેલા અગમચેતીરૂપે હાથ ધરવાની થતી કામગીરી માટે પણ જિલ્લા કલેક્ટર શ્રી ડામોરે સૂચના આપી છે ચોમાસા દરમ્યાન ફલડ કંટ્રોલરૂમ તથા ટેલિફોન હેલ્પલાઇન કાર્યરત બનાવવા અંગે પણ આયોજન થઇ ગયું છે